શ્રી ગોયલે જણાવ્યું કે વચગાળાનું બજેટપત્ર દેશની વિકાસયાત્રાનું માધ્યમ બની રહે તેમ છે જેમાં નાના સીમંત ખેડૂતોને આવકની ખાતરી આપવી યોજના તરીકે પ્રધાનમંત્રી કિસન સન્માન નિધિને મંજુરી આપવામાં આવી છે

બીજી પણ અનેકવિધ રાહત આ વચગાળાના અંદાજપત્રમાં કરવામાં આવી હતી આમ આ બજેટ બહુજન હિતાય અને બહુજન સુખાય બની રહ્યું છે

સંરક્ષણ ખર્ચ અંદાજે ત્રણ લાખ કરોડથી પણ વધારે થશે તેવો ઝસ્તાવ શ્રી ગોચલે રજૂ કર્યો હતો તેમજ આવકવેરાની મર્ચાદા પાંચ લાખ કરવામાં આવી

તેમજ સ્ટાર્ટ એપ્સ માટેનું વિશ્વનું બીજા ક્રમનું સૌથી મોટું હબ ભારત વૈશ્વિક સ્તરે સૌથી નીયા દરે ડેટા તથા વોઈસ કોલ્સ રજુ કરે છે એમ શ્રી ગોયલે જણાવ્યું હતું

દેશ વિદેશમાં જાણીતી આ કલાના પ્રશન્શકો જાપાન જર્મની અમેરિકા અને બ્રિટનમાં છે કે જેઓ અબ્દુલભાઈ પાસેથી આ કળા શીખ્યા છે ગઈકાલે આકાશવાણી ભુજ કેન્દ્રના અધ્યક્ષ ડો મીર સૌરભ તેમજ ઉદ્વોષક ઓ

કારિયાએ શ્રી ખાતરીનું બહુમાન કર્યું હતું આ પ્રસંગે આકાશવાણી ભુજના જયેશ રાવલ સહીત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા

તેવું રાજ્યના મહેસૂલ વિભાગે બહાર પડેલા પરિપત્રને સમર્થન આપતા કલેકટર શ્રી રેમ્યા મોહને જણાવ્યું હતું